પરિયોજનાઓની જાહેરાત કરી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં એસએમએસ સેવાઓ ગઇ રાતથી ફરી શરૂ કરી દેવાઇ છે

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ભારપૂર્વક જણાવ્યું છે કે નાગરિકત્વ સુધારા કાનુન સમગ્ર દેશ માટે બંધનકર્તા છે અને તે કાયદાકીય તેમજ બંધારણીય રીતે યોગ્ય છે

આ પરિયોજનાઓ આવતા પાંચ વર્ષમાં પૂરી કરવામાં આવશે આંતરમાળખાકીય ક્ષેત્રે સરકારનું મૂડીરીકાણ વધારવાના ભાગરૂપે આ પરિયોજનાઓ શરૂ કરાશે

આયોજિત પરિયોજનાઓમાં ઉર્જા રેલવે શહેરીવિકાસ સિંચાઇ શિક્ષણ અને આરોગ્ય સહિતના ક્ષેત્રોનો સમાવેશ થાય છે

આ ઉપરાંત સમગ્ર જમ્મુ કાશ્મીરની તમામ સરકારી હોસ્પિટલોમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સુવિધા પણ ગઇ રાતથી ફરી શરૂ કરી દેવાઇ છે જમ્મુ કાશ્મીર સરકારના પ્રવકતા રોફીત કંસલે ગઇકાલે જમ્મુમાં પત્રકાર પરીષદને સંબોધતા જણાવ્યું હતું કે કથવા જીલ્લાના લખનપુર અનંતનાગ જીલ્લાના નિમ્નમુંડા રેલ્વે સ્ટેશન વિમાન ઘરો અને અન્ય તમામ સ્થળો પર ટોલગેટસ આજથી દુર કરાયા છે

તેમણે કહયું હતું કે નાણાં મંત્રાલયે આ અંગેના આદેશ બહાર પાડી દીધા છે

આ ફુમલામાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમાંથી એક ઘાયલ વ્યક્તિનું મોત નિપજ્યું હતું આ અથડામણમાં બે આતંકીના મોત નિપજ્યા હતા

ધ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો ચંદ્રની સપાટી ઉપર દક્ષિણ ભાગમાં ઉતરાણ માટે આયોજન કરી રહયું છે

તીરુવંતપૂરમમાં પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં ગઇકાલે તેમણે જણાવ્યું કે કેરાલા વિધાનસભામાં આ કાયદામાં સુધારા માટેની માંગ કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે મંત્રીએ વધુમાં જણાવ્યું કે માત્ર સંસદ પાસે જ નાગરિકત્વ સુધારા કાયદામાં ફેરફા કરવાનો અધિકાર છે કોઈ વિધાનસભા પાસે નથી તેમાં કેરાલા વિધાનસભા પણ આવે છે સીએએ દેશના કોઈ નાગરિકની વિરુદ્વમાં નથી તે સતામણીનો ભોગ બનતી છ એવા લધુમતી સમુદાય માટે છે જે ત્રણ દેશમાંથી આવે છે જે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે

આ બંને સરકારી સંસ્થાઓ ધ્વારા કરાઇ રહેલા કામોની પ્રગતિની સમીક્ષા વખતે ઉપરાજયપાલે આવી સુચના આપી હતી ગઇકાલે જમ્મુમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં ઉપરાજયપાલે એનએચઆઇડીસીએલ ધ્વારા હાથ ધરવામાં આવેલા કામોની હાલની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા પણ કરી હતી તેમાં જમ્મુ અખનુર રોડને ચાર માર્ગી બનાવવાનું છેનાની શુધ્ધ મહાદેવ રોડને બે માર્ગી બનાવવાનું ઝીમોર સુરંગ અને ઝોઝીલા સુરંગ બનાવવાના કામનો સમાવેશ થાય છે શ્રી મુર્મુએ અકસ્માત સંભવિત વિસ્તારોમાં અનિચ્છનીય બનાવો બનતાં રોકવા અને માર્ગ અકસ્માતો અટકાવવા તથા અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવા ખાસ ગતીરીધક અવરોધો ઉભા કરવાની સુચના પણ આપી હતી

ચેન્નાઇમાં ગઇ મધરાતે સુવિખ્યાત મરીના બીચ પર અને અન્ય જાહેર સ્થળો પર હજારો લોકોએ એકઠા થઇને નવા વર્ષને આવકાર્યુ હતું ગોવાના અનેક સ્થળો અને વિવિધ સમુદ્ર કિનારા ઉપર પણ નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા આ ઉપરાંત તમામ મોટા શહેરોમાં સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમોમાં પર્યટકો પણ જોડાયા હતા દુબઇમાં સુવિખ્યાત બુર્જ ખલીફા સહિત વિવિધ સ્થળોએ રોશની અને આતશબાજીના અદભુત કાર્યક્રમો થોજાયા હતા વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફા ખાતે નૃત્ય કરતાં કુવારા સાથે આતશબાજીનું આયોજન થયું હતું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના સંદેશમાં કહયું છે કે નુતન વર્ષ અને નવા દાયકાનું પ્રભાત આપણા માટે શાંતીપુર્ણ પરસ્પર સંભાળ અને કરુણામથી સમાજ બનાવવા આપણી જાતને પ્રતિબધ્ધ કરવાનું પર્વ છે ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયાહ નાયડુએ તેમના શુભેચ્છા સંદેશમાં લોકોને કરૂણામથી અને પ્રેમસભર બનવાનો સંકલ્પ લેવાનો અનુરોધ કર્યો છે તેમણે લોકોને સમગ્ર વિશ્વના સુખ શાંતી અને સમૃધ્યિ માટે પ્રાર્થના કરવાનો અનુરોધ પણ કર્યો છે

ગઇકાલે ટવીટર પર મુકેલા સંદેશામાં શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે ઇરાનને તેના હુમલાની મોટી કિંમત યુકવવી પડશે તેમણે કહયું હતું કે આ ચેતવણી નથી પરંતુ સ્પષ્ટ ધમકી છે બગદાદમાં અમેરીકન રાજદુતાવાસ પર ઇરાન તર્ફી દેખાવકારોએ ગઇકાલે હલ્લો કર્યા પછી શ્રી ટ્રમ્પે આ ધમકી ઉચ્યારી હતી દરમિયાન શ્રી ટ્રમ્પે અમેરીકાના રાજદુતાવાસ પર હુમલા વખતે તત્કાળ પગલા લઇને મદદ કરવા બદલ ઇરાકના પ્રધાનમંત્રી આદેલ અબદેલ મહેંદી અને રાષ્ટ્રપતિ બરહામ સાલેનો આભાર માન્યો હતો

સુદાન ના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓએ આ માહિતી આપી